સુત્રોથી ઉપલબ્ધ માહિતી મુજબ અમરનાથ યાત્રાના માર્ગ પર મોટો આંતકી હુમલો વિફળ બનાવ્યા બાદ ગઈકાલે જમ્મુ કાશ્મીરના રાજયપાલ પ્રશાસને અમરનાથ યાત્રાને બેમુદતી અટકાવી દેવાની જાહેરાત કરાઈ હતી અને તમામ યાત્રાળુઓ તેમજ પર્યટકોને સુરક્ષાની સ્થિતિને ધ્યાને લઈ વહેલીતકે પરત ફરવા જણાવાયુ છે તદઉપરાંત હાલમાં પાંચ આંતકવાદીઓ ખીણમાં ધુસ્યા હોવાની બાતમીના આધારે જમ્મુ કાશ્મીર રાજયમાં ફાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે

આ સુધારાઓ અનુસાર કેન્દ્ર સરકારને કેન્દ્રીય તથા રાજયોના માહિતી પંચના માહિતી કમિ શ્નરોની સેવાની શરતો મુદતુ પગાર અને ભથ્થાં નક્કી કરવાના અધિકાર મળે છે

આ ઉપરાંત આવકવેરા કાયદામાં સુધારાઓ આઇઆઇએમ કાયદામાં સુધારાઓ પણ મં જુર કરાયા છે રાજયસભામાં ચ ર્ચા દરિમયાન કાયદામંત્રી રવિશંકર પ્રસાદે જુના કાયદાઓની સમી ક્ષા કરવા અને રદ કરવા માટે સમયે કાર્યવાફી પર ભાર મુક્યો હતો

આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારે સામાજિક સેવા માટે એક વિશેષ અભિયાન ઉપાડ્યું છે

દિવ્યાંગોના જીવનમાં ગુણાત્મક પરિવર્તન આવે અને તેમનો સર્વાંગી વિકાસ થાય તે માટે સામાજિક સંસ્થાઓના સહયોગથી રાજય સરકાર દ્વારા પરિણામલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે

ઓ કચેરી કેમ્પ જિલ્લામાં જે રિક્ષા ચાલકો પાસે પોતાનું ડ્રાઈવિંગ લાયસન્સ નથી તે માટે ભુજ તેમજ ગાંધીધામ આર ટી ઓ કચેરી ખાતે આગામી પાંચમી ઓગષ્ટના રોજ સવારે સાડા અગિયાર કલાકે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે લાયસન્સ મેળવવા ઈચ્છનાર અરજદારે પરિવફનની વેબસાઈટ પર અરજી કરીને ઓનલાઈન પેમેન્ટ આપવાનું રહેશે તેમજ આર ટી ઓ કચેરીના સ્થળ પર વધુ માર્ગદર્શન આપવામાં આવશે તો ઓટો રિક્ષા ચાલક અરજદારે જરૂરી અસલ દસ્તાવેજો લઈને પાંચમી ઓગષ્ટને સોમવારે ભુજ અથવા ગાંધીધામ એમ લાગુ પડતી કચેરીએ પફોંચવા યાદીમાં જણાવાયુ છે આરતીબેન ભદ્દ યોગ પરિક્ષા અંગે સેમિનાર કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલય તેમજ યોગ સર્ટિફીકેશન બોર્ડ દ્રારા લેવાતી આંતરાષ્ટ્રીય સ્તરની પરીક્ષા અંગે માફિતી માર્ગદર્શન માટે આવતીકાલે રવિવારે કચ્છ યુનિવર્સીટી ખાતે ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ છે જેમાં આયુષ મંત્રાલયના યોગ ટેકનિકલ મેનેજર ચારૂ શર્મા અને અન્ય વિશેષજ્ઞ દ્રારા માર્ગદર્શન આપી વાયસીબીની પરીક્ષા પાસ કરીને કઈ રીતે કારકિર્દી બનાવી શકાય તે અંગે વિધાર્થીઓને માહિતી આપશે સંભવતઃ આ યોગ પરિક્ષા સપ્ટેમ્બરના અંતિમ અઠવાડિયામાં લેવાશે

આરતીબેન ભદ્દ મેઘસવારી રાજયના અન્ય વિસ્તારમાં મેઘસવારી ચાલુ રફી છે જયારે ગત મંગળવારે રાત્રે વરસેલા વરસાદ પછી જિલ્લામાં મેઘરાજાએ વિરામ રાખ્યો છે